પાટીલ નો અબડાસા વિધાનસભા અંતર્ગત ચુંટણી પ્રવાસ યોજાશે

પાટીલના આ અબડાસા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી પ્રદ્યુમન સિંહ જાડેજાના સમર્થનમાં યોજાનાર ચૂંટણી પ્રવાસ દરમ્યાન તેઓ ઉમાં વિદ્યાલય હોલ નખત્રાણા ખાતે જુદી જુદી શ્રેણીબદ્ધ બેઠકોમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે

આ ઉપરાંત આકાશવાણી દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયની યુ ટ્યૂબ ચેનલો પરથી પણ તેનું સીધુ પ્રસારણ કરાશે

તેનું પુનઃ પ્રસારણ રાત્રે આઠ વાગે સાંભળી શકાશે

જેથી ખરીફ મોસમમાં નવી ડુંગળી આવે ત્યાં સુધી સ્થાનિક ગ્રાહકો માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે આ ઉપરાંત સરકારે ડુંગળીની આયાત વધારવા માટેના પણ પગલા હાથ ધર્યા છે

કોવકસીન ભારતીય આર્યુવિજ્ઞાન અનુસંધાન પરિષદના સહયોગથી ભારત બાયોટેક કંપની દવ ારા વિકસાવવાઈ છે આ રસોના ત્રીજા તબકકા અને અંતિમ તબકકાનું પરિક્ષણ આવતા મહિનાના પ્રથ મ અઠવાડીયાથી શરૂ કરાશે

કોવેકસીન ઉપરાંત ઝાયડસ કેડીલા લીમીટેડ દવારા દેશમાં વિકસીત અન્ય એક પરિક્ષણ બીજા તબકકામાં છે

સતત ત્રીજા દિવસે જિલ્લા મથક ભુજ અને તેના ગ્રામ્ય વિસ્તાર તેમજ અંજારમાં સર્વાધિક કેસ નોંધાયા હતા

વ્યાપક છૂટછૂટો સાથે તબકકાવાર સિનેમા થિયેટરો શોપિંગ મોલ ખોલવાની મંજૂરો આપી દવાઈ છે

રાજયમાં દિવાળી બા દ શાળાઓ ખોલવા વિચારણા ચાલી રહી છે ગઈકાલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે ક ચ્છની વિવિધ શાળાના આચાર્ય એએમસી સભ્યો વાલીઓની એક ઓનલાઈન બેઠક યોજી તેમના મંત વ્ય જાણ્યા હતા

ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેવું અંજાર મામલતદારશ્રી એ બી મંડોરી દ્વારા જણાવાયું છે